હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છઠ્ઠી તારીખની આસપાસ મહા નામના વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી મધ્યમથી ભારે વરસાદથાય તેમ છે આ આગાહીના પગલે સુરેન્દ્રનગરના ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને પાક અને જાનમાલના રક્ષણ માટે વિશેષ તકેદારી રાખવા ખેડૂતોને સૂચના આપી છે

મહા વાવાઝોડાના પગલે રાજકોટમાં પણ અસર થઈ છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે જસદણ તાલુકામાં વરસાદ શરૂ થયો છે આણંદમાં પણ વાવાઝોડાની અસર થઈ છે આણંદ જિલ્લામાં બે દિવસ ઉધાડ નીકબ્યા પછી ઝરમર ઝરમર વરસાદ થયો છે મહા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયાના અહેવાલો છે

ગઇરાત્રે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ડાગંરની કયારીઓમાં પાણી ભરાતા તૈયાર પાકને નુકશાન થવા પામ્યુ છે મહા વાવાઝોડાની દહેશતના પગલે માછીમારોને દરિથો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઓખામાં વરસાદના પગલે ઓખા બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે બોટાદમાં ધોધમાર વરસાદ થયો છે જયારે અબડાસાના કાંઠાવાની આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે દીવમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા લીમડીમાં અઢી છેય વરસાદ થયો છે ભરૂચ જિલ્લાના વાલીયા નેત્રંગ ઝઘડીયામાં ધીમી ધારે વરસાદ પડયો છે અરવલ્લી જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને તકેદારીના પગલા લેવા તેમજ મુખ્ય મથક ન છોડવા આદેશ કર્યો છે મહા વાવાઝોડાની સંભવિત અસરને પર્હોંચી વળવા ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી જેમાં અધિકારીઓને સંભવિત પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી હતી આ પ્રસંગે જિલ્લા ક્લેક્ટર ડોક્ટર એમ

મોડિયાએ વીજ લાઇનોને તાકીદે મરામત કરવા ટીમો તૈયાર રાખવા સૂચના આપી હતી

અમારા ડાંગના પ્રતિનિધી જણાવ્યું છે કે ચંપો એટલે સવા બે થી અઢી કિલો વાસણ જેનો વર્ષોથી માપ તરીકે ઉપયોગ થાય છે

ભાજપ બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં શ્રી કમલમ ખાતે પ્રદેશની એક બેઠક યોજાઇ હતી તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે સતત છઠ્ઠી વાર વિધાનસભાની યૂંટણીઓમાં જનતાએ ભાજપા પર વિશ્વાસ મૂક્યો છે

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપા સંગઠન બૂથ સમિતી વગેરે બાબતે માહિતી મેળવી હતી તેમણે કાર્યકરોને નયા ભારતના નિર્માણ માટે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા અવિરતપણે કામગીરી કરવા અપીલ કરી હતી

પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે જૂનાગઢ જિલ્લા ક્લેક્ટર સૌરભ પારગીએ પરિક્રમા દરમિયાન સ્વચ્છતા સલામતી વગેરે અંગેની વ્યવસ્થાની વિગતો આપી હતી

નાયબ વન સૌરાક્ષક ડો સુનિલ બેરવાલે વિગતો આપતા જણાવ્યું હતું કે છત્રીસ કિલોમીટરની આ કઠિન યાત્રાનો માર્ગ વનવિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને બે યઢાણ વાળી જગ્યા ઉપર ખાસ તબીબી સેવા ઉપલબ્ધ રાખવામાં આવશે યાત્રિકોને ત્રણ લાખથી વધુ કાપડની થેળીનું વિતરણ કરી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત રાખવાનું પણ ભગીરથ અભિયાન રાખવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું છ નવેમ્બરથી પાંચ ટિમ દ્વારા ગિરનાર જંગલમાં વિચરતા સિંહો ઉપર નજર રાખી તેઓને યાત્રાના માર્ગ થી દુર કરવામાં આવશે સેવા સેતુ ભરૂચ ભરૂચ તાલુકાના ગલગલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાથો હતો જેમાં જુદા જુદા ગામના નાગરિકોએ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા

યાત્રાળૂઓની માંગણીને ધ્યાને લઈ પશ્ચિમ રેલવેએ આ નિર્ણય કર્યો છે રેલવે યાદી મુજબ પુરી એક્સપ્રેસ ઓખા તુતીકોરીન વિવેક એક્સપ્રેસ જામનગર તિરૂનેલવેલી એક્સપ્રેસ ઓખા જયપુર બ્રાન્દા ટર્મિનસ એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનોમાં વધારાનો એસી થ્રી ટાયર કોચ જોડાશે

છઠ પુજાનું વિશેષ મહત્વ ઉત્તર ભારતના યુપી અને બિહારમાં છે જેમા મહિલાઓ નદી કિનારે ડૂબતા સૂર્યની પુજા કરે છે તેમજ બીજા દિવસે ઉગતા સુર્યની પણ પુજા કરે છે અમરેલી અકસ્માત અમરેલીમાં લીલીયા રોડ નજીક ખેતરેથી ઘર તરફ આવી રહેલા યુવકને કાર ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી બાદમાં તેનું મૃત્યુ થયું છે બીજા એક અકસ્માતમાં ચાવંડ નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું મૃત્યું થયું છે

જેમાં જુદા જુદા ગામના લોકોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સકારાત્મક રીતે નિકાલ કરાયો હતો જીલ્લા કલેક્ટર આર

ની ઉપસ્થિતિમાં આવક તથા જાતિ પ્રમાણપત્રરેશનકાર્ડ આધારકાર્ડઇસ્ટેમ્પિંગ સેવા વૃધ્ધ નિરાધાર સહાયજમીન માપણી વગેરે બાબતે અરજદારોએ રજૂઆત કરી હતી જીલ્લા અને તાલુકા વહીવટીતંત્ર તરફથી રજૂઆતોને સાંભળીને સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો